ઃ આજે પણ રાજ્યના કેટલાક જીલ્લાઓ અને શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોનો સિલસિલો યથાવત

ૈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી જીટીયુના ઇનોવેટર્સ દ્વારા હાથને યોગ્ય પ્રકારે સેનેટાઇઝ કરવા માટે બનાવેલી જી બેન્ડ નામની હેન્ડ સેનેટાઇઝર વોચનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું

આદિજાતિ કલ્યાણ અને વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આ અવસરે કપરાડામાં ઉપસ્થિત રહીને સ્થળ પર પ્રતિક રૂપે આ હુકમો લાભાર્થી વનબંધુઓને અર્પણ કર્યા હતા શ્રી વિજયભાઇ રૂપાણીએ વનવાસી સમાજના નરબંકાઓ અને ક્રાંતિકારીઓ બિરસા મૂંડા અને ગોવિંદગુરૂના યોગદાનની યાદ તાજી કરતાં કહ્યું કે વનબંધુ વનવાસી સમાજના બાવડામાં બળ છે તે ઊજાગર કરીને અંબાજીથી ઉમરગામની સમગ્ર આદિજાતિ પદ્દીમાં વિકાસના અનેક નવા ચિન્હો સરકાર સાકાર કરી રહી છે તેમણે વનબંધુ માટેની પાયારૂપ કામગીરી કોરોના સંક્રમણ વચ્ચે પણ પાર પાડવા માટે જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા

આજે પણ રાજ્યના કે ટલાક જીલ્લાઓમાં કોરોનાના પોઝીટીવ કેસો નોધાયા છે તો કેટલાક દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે

બોટાદ જીલ્લામાં આજે સાત કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે

જીલ્લામાં અત્યાર સુધી ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે વધતા જતાં પોઝીટીવ કેસોની સંખ્યાના લીધે બોડેલીનગર છ દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તાપી જીલ્લામાં આજે બે કોરોનાના કેસ નોંધયા છે

આજે કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે

જ્યારે રાજકોટ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

આ ઉપરાંત કોરોના વોર્ડના પ્રવેશ દ્વારે ઇ

થર્મલ સ્ક્રીનીંગ રોબોટની સુવિધા પણ શરૂ થઇ છે

આજે ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રોબોટ દર્દીઓની સેવા કેવી રીતે કરશે એના નિર્દશન જી

ના વાઇસ ચેરમેન અને જી

ઓ શ્રી એમ

ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન સુનિલ શાહે કહ્યું છે કે આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને જીટીયુના ઇનોવેટર્સ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ઉપકરણનું નિર્માણ કર્યું છે હેન્ડ સેનેટાઇઝ કરવા માટેની આ વોચથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે

જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય પ્રકારે અને દરેક સ્થળ પર હાથને સેનિટાઈઝ કરીને કોરોના સંક્રમણને અટકાવવાનો છે આ વોચમાં દરેક પ્રકારના લિક્વિડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે તેના ઉપયોગથી સેનિટાઈઝરનો બગાડ થતો પણ અટકાવી શકાશે થર્મોપ્લાસ્ટિક ઈલાસ્ટોમરનો ઉપયોગ કરીને આ સેનિટાઈઝર વોચ બનાવવામાં આવી છે

ઈનોવેટર્સ દ્વારા આ જી બેન્ડની પેર્ટન અને ટ્રેડમાર્કના રજીસ્ટ્રેશન માટેની પ્રકિયા પણ હાથ ધરવામાં આવી છે

આ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સ્માર્ટ સીટી એક મોડેલ ગ્રીન સીટી તથા સ્માર્ટ ગ્રીન સીટીનું હબ બનશે

આ ચર્ચામાં સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગરના પ્રવિણ વલેરા અને મનોચિકિત્સક ડોકટર કિતા શાહ ભાગ લેશે